પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ે સ્થાનિક સ્વરાજ્યની આગામી ફેબ્રુઆરી માસમાં થોજાનારી ચૂંટણીઓમાં શાંતી અને સલામતી જળવાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓએ પ્રતિબંધાત્મ આદેશ બહાર પાડયા

ે બર્ડ ફ્લુનો ફેલાવો રોકવા પશુપાલન વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ સઘન બનાવી

આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લશ્કરી દળોની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા

આ ઉપરાંત જાહેર કે ખાનગી ઈમારતો પર સૂત્રો લખવા પોસ્ટર ચોંટાડવા કે અન્ય લખાણ લખવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોની ફરજિયાત નોંધણી કરાવવી પડશે

નવસારી અને વિજલપોર પાલિકાનું વિલીનીકરણ કરાયા બાદ પહેલી યૂંટણી યોજાઇ રહી છે

અરવલ્લી જિલ્લામાં મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે આઈ

અરવલ્લી જિલ્લા કલેક્ટરે રસીકરણ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા

મહેસાણા જિલ્લામાં પણ મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ તેમજ ડૉક્ટરોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે કોરોનાની રસી લીધા પછી કોઈ આડઅસર થતી જ નથી કોરોનાની રસી લીઘેલ વડનગરના સ્ટાફનર્સનો પ્રતિભાવ સાંભળીએ

તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા જણાવ્યું હતું

શ્રી પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સરકારી યોજનાની માહિતી અને તેના લાભો લોકો સુધી પહોંચાડવાથી પક્ષને વિજય મેળવવો શક્ય બનશે

આકાશવાણી સાથે વાતચીત કરતા નાયબ પશુપાલન નિયામક ડૉ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે જૂનાગઢ અને વડોદરામાં આજે યાયાવર પક્ષીઓના શંકાસ્પદ મોત થતાં રોગ સંશોધન એકમની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી વધુ તપાસ માટે પક્ષીઓના નમૂનાઓ પૂણે લેબોરેટરીમાં મોકલવામાં આવશે

જો કે મંદિરોમાં કોરોના અંગેની માર્ગદર્શિકાનું યુસ્ત પાલન કરવામાં આવ્યું શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે મર્યાદિત ભક્તોની ઉપસ્થિતમાં યુવાનો દ્વારા ગબ્બર પર્વત પરથી અંખડ જ્યોતના અંશો માતાજીના મુખ્ય મંદિરની જ્યોતમાં સમર્પિત કરવામાં આવી હતી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે યજમાનોની સંખ્યામાં ઘટાડો કરાયો હતો અને પોષી પૂનમ નિમિત્તે મંદિરમાં યોજાતો શાકોત્સવ પણ આ વર્ષે મોફ્રફ રાખવામાં આવ્યા હતા શક્તિપીઠ પાવાગઢમાં પણ કોરોના ગાઈડલાઈન મુજબ ભક્તો માટે માતાજીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી તો સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે આવેલ અંબાજી મંદિરમાં પણ પોષી પૂનમ નિમિત્તે ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો

હવા માન રાજ્યના અનેક ભાગોમાં પ્રવર્તી રહેલું ઠંડીનું મોજું આવતીકાલથી હળવું થવાની અને કચ્છ તથા જૂનાગઢ જિલ્લા સિવાય બાકીના ભાગોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે

દિવસ દરમ્યાન પણ સૂકા પવનો ક્રંકવાથી ગરમીનો અનુભવ નહીંવત થતો હતો